જેથી એ લોકોનો વિશ્વાસ પણ જીતી શકાય જેમણે પાર્ટીને મત નથી આપ્યો તેમણે કહ્યું કે દેશ અને દેશ હિત જ સર્વોપરી છે નવી દીલ્લ્ફી ખાતે ભાજપ સાંસદોની બે દિવસીય કાર્યશાળાના સમાપન સત્રને સંબોધના કરતા પ્રધાનમંત્રીએ સાંસદોને સામાન્ય લોકોનું કલ્યાણ કરી શકે તેવી રાજનીતિ કરવા અનુરોધ કર્યો હતો સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી એ સાંસદોને એમ પણ કહ્યું કે તેમને એવો વ્યવહાર રાખવો જોઈએ કે જે બધાના દિલ જીતી શકે

આ પ્રસંગે પર્યાવરણની વૈશ્વિક સમસ્યાના ઉપાય માટે વૃક્ષ ઉછેર વન ઉછેર સમયની માંગ હોવાનું તેમજ જન્મથી મૃત્યુ સુધી વૃક્ષો માનવજીવનનો ફિસ્સો હોવાનું રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું તેમજ જીલ્લામાં વૃક્ષારોપણની કામગીરી પર વિશેષ ભાર મુકવા તેમજ ઘર દીઠ બે વૃક્ષો વાવવા આહ્રાન કર્યું હતું અને જો ઘરમાં જગ્યા ન હોય તો જાહેર સ્થળોએ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા સુચન કર્યું હતું આ પ્રસંગે જીલ્લા કલેકટર રેમ્યા મોહને કહ્યું કે પર્યાવરણની રક્ષા માટે વૃક્ષો ખુબ જ ઉપયોગી હોઈ વૃક્ષારોપણને લોકો પોતાની ફરજ સમજીને આગળ આવે

આ પ્રસંગે વન વિભાગ દ્વારા વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂ

રાજ્યમાં યાલતી પરંપરા અનુસાર રાજ્યકક્ષા અને જિલ્લાકક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમ માટે મહાનુભાવોની યાદી પણ જાહેર કરવામાં આવી છે કચ્છ જીલ્લાનો જીલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ આ વખતે નળિયા ખાતે યોજવાનો છે ત્યારે રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા આ વખતે નલીયા ખાતેની જીલ્લાકક્ષાની ઉજવણીમાં ભાગ લેશે ત્યારે જીલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા આરંભી દેવી છે સાથે સાથે છેવાડાના અબડાસા તાલુકાના લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

આ ઉપરાંત ભુજીયા ડુંગર પર ભુજંગ દેવ ખેતાર્પાલ દાદાની નાગ પંચમીની સવારી આકર્ષણનું કેન્દ્ર બનશે

રાજપરંપરા મુજબ ભુજંગ દેવના પુજારી દ્વારા ઠાકોર ને તિલક કરશે અને ત્યાર બાદ કચ્છના સર્વે જ્ઞાતિના ધર્મપ્રેમીઓ ખેતાર્પાલ દાદાના દર્શન કરી મેદાનો આનંદ લેશે રાજ્ટપરીવાર માંથી વીસ જેટલા વાફનો શહેરની પ્રાગમહેલ દરબારગઢથી નીકળી શાહી સવારી ભુજીયા ડુંગર પર દર્શન કરવા પધારશે

તેમના નિધનથી ગુજરાતી વાયક જગત ને મોટી ખોટ પડી છે

આ ઉપરાંત ચિત્રલેખા મુંબઈ સમાચાર જનશક્તિ સહિતના અનેક પ્રકાશનોમાં તેમને લેખન કાર્ય કર્યું હતું

તેઓ સંશોધનાત્મક પત્રકારત્વ માટે જાણીતા હતા

મુંબઈના વિરાર વસઈ રોડ તથા દક્ષીણ ગુજરાતના ભરૂચ સુરત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદને પગલે કચ્છનો મુંબઈ સાથેનો રેલ વ્યવહાર સદંતર ખોરવાઈ ગયો છે રેલવે વિભાગ દ્વારા કચ્છ થી મુંબઈ તરફ આવતી પાંચ દ્રેનોને રદ્દ કરી દેવી છે જયારે એક દ્રેનનો રૂટ બદલાવવામાં આવ્યો છે